લેન્ડીંગની માત્ર થોડી સેકન્ડ પહેલા ચંદ્રયાન બે ના વિક્રમ લેન્ડરનો બેંગાલુરૂના ઈસરોના નિયંત્રણ કેન્દ્ર સાથે સંપર્ક તુટયો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉદાહરણ રૂપ પ્રતિબધ્ધતા અને હિંમત બતાવવા બદલ ઈસરોના વૈજ્ઞાનિકોની સમગ્ર ટીમને અભીનંદન આપ્યા

એસ ઓપન ટેનીસમાં ટેનીસ મેદવેદેવે સેમીફાઈનલમાં ગ્રીગોર દીમીત્રોવ સામે વિજય મેળવીને તેમના સૌ પ્રથમ ગ્રાન્ઠ સ્લેમ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે

સિવાને જણાવ્યું છે કે યંદ્રયાન ર ના લેન્ડર વિક્રમનો બેંગ્લોર મિશન કંદ્રોલ સાથેનો સંપર્ક ગુમાવ્યો છે

મી સુધી જાવા મળી હતી ત્યારબાદ લેન્ડરનો ગ્રાઉન્ડ સ્ટેશન સુધીનો સંપર્ક ખોવાઈ ગયો હતો નિયંત્રણ કેન્દ્રચે જણાવ્યું છે કે ડેટા વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે

મી

તે ખુબ જ સારી રીતે સુચિત પથ પર નજીકમાં ચાલતું હતું પરંતુ તેનો માર્ગ આગળના પથથી વિયલિત થયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈસરોના નિયંત્રણ રૂમમાં હતા તેમણે ઈસરોના વૈજ્ઞાનિકોને શાબાશી આપી હતી તેમણે કહયું કે જીવનમાં ઉતાર ચડાવ આવ્યા કરે છે આ કોઈ નાની સિધ્ધી નથી તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રને તેમના પર ગર્વ છે તેમણે વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા શ્રેષ્ઠની આશા રાખવાનું કહ્યું હતું પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈજ્ઞાનિકોએ રાષ્ટ્રની વિજ્ઞાનની અને માનવજાતની મોટી સેવા કરી છે શ્રી મોદીએ કહયું કે તેઓ અને સમગ્ર દેશ તેમની સાથે છે તેમણે હિંમતપુર્વક આગળ વધવા જણાવ્યું હતું પ્રધાનમંત્રીએ બાદમાં એક ટવીટમાં કહયું કે ભારતને તેના વૈજ્ઞાનિકો પર ગર્વ છે તેમણે પોતાનું શ્રેષ્ઠ આપીને દેશને ગૌરવ અપાવ્યું છે આ હિંમત રાખવાની પળો છે તેમણે કહ્યું કે અમે આશાવાદી છીએ અને અમારા અંતરિક્ષ કાર્યક્રમ માટે સખત મહેનત કરીશું પ્રધાનમંત્રી આજે સવારે આઠ વાગ્યે ઈસરો અવકાશ કેન્દ્રથી રાષ્ટ્રને સંબોધન કરશે દુરદર્શન પરથી તેનું જીવંત પ્રસારણ કરાશે

યંની ધરતી પર ઉતરાણ પહેલા વિક્રમ લેન્ડર સાથેનો ઇસરોનો સંપર્ક તૂટ્યા બાદ રાષ્ટ્રપતિએ ટિવટમાં જણાવ્યું હતું દેશને ઇસરો ઉપર ગર્વ છે

મીથી વધારેનો ઉમેરો કરીને મુંબઈમાં તેઓ ત્રણ મેદ્રો લાઈન માટેનો શિલાન્યાસ વિધિ કરશે તેઓ એક અતિ આધુનિક મેટ્રો ભવનનું પણ ખાતમુર્ફત કરશે

મી

પ્રધાનમંત્રી બંદોગ્રી મેદ્રો સ્ટેશન કાંદિવલી પુર્વ અને એક અદ્યતન મેદ્રો કોચનું ઉદઘાટન કરશે જે મેક ઈન ઈન્ડિયા પહેલ અંતર્ગત પ્રથમ મેદ્રો કોય છે ઓરંગાબાદમાં પ્રધાનમંત્રી રાજયકક્ષાની મહિલા સશકિતકરણની સ્વસહાય જુથોની બેઠકને સંબોધન કરશે

ગઈકાલે કોલકત્તામાં બંંગાળ ક્ષેત્રના મહેસુલ અધિકારીઓને સંબોધિત કરતા તેમણે કહયું કે જા વ્યવસ્થામાં કોઈ ખામી હોય તો યોગ્ય રૂપે તેનું સમાધાન કરવું જાઈએ જેથી સંગ્રહ પર તેની કોઈ અસર થાય નહી

તેમણે ગઈકાલે સંસદ ભવન ખાતે ફીટ ઈન્ડિયા ફાઈવની શરૂઆત કરી હતી શ્રી બિરલાએ કહયું કે સંસદ સભ્યોની જવાબદારી છે કે તેઓતેમના મત વિસ્તારના લોકોને ફીટ અને સ્વસ્થ રહેવાની પ્રેરણા આપે તેમણે કહયું કે લોકસભા મત વિસ્તારમાં ફિટનેસ અંગે એક સ્પર્ધા થવી જાઈએ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી કિરણ રીજીજુએ કહયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભારતને વિકસિત દેશ બનાવવાનું સ્વપ્ન છે જે ત્યારે શકય બનશે જયારે દેશની દરેક વ્યકિત શારીરીક અને માનસિક રીતે તંદુરસ્ત હશે

જેમાંથી પાંચ વિદેશમાં નોંધાયેલ છે એજન્સી અનુસાર આ વિદેશી કંપનીઓએ વેયાણ વિતરણ અને ઓપરેટીંગ ખર્ચની આડમાં શંકાસ્પદ વ્યવહાર કર્યા છે

ત્રણ દિવસીય સંવાદમાં માળખાકીય વિકાસ ઉર્જા હાઈટેક સંસાધન સંરક્ષણ ફાર્માસ્યુટીકલ્સ અને નીતી સંકલન અંગે સંયુકત કાર્યકારી જુથોની ગોળમેજી પરિષદોનો સમાવેશ થશે ભારત તરફથી એક સત્તાવાર રજુઆત એન આઈ ટી આઈ ના વાઈસ ચેરમેન આયોગ અને યીની રાષ્ટ્રીય વિકાસ અધ્યક્ષ દ્વારા કરવામાં આવશે

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં કોરીયાઈ અને ભારતીય સંરક્ષણ ઉદ્યોગોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સંબોધિત કરતા આ વાત કહી તેમણે કહયું કે આ રોડમેપમાં જળ થળ આકાશના સૈન્ય સીસ્ટમ સાથે સાથે સંરક્ષણ અને વિકાસ પરીક્ષણોમાં સહથોગ તેમજ ભાગીદારીમાં સામેલ કરાયા છે એક સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે સંરક્ષણ મંત્રીએ કોરીયાઈ કંપનીઓને કહયું કે તેઓ સંરક્ષણ સંબંધી મુખ્ય સંરક્ષણ પ્રણાલીમાં લગાવવામાં આવતા ઉપકરણોના ભારતમાં નિર્માણ થવાની સંભાવના પર ધ્યાન આપે હાલ ભારતમાં સંરક્ષણ ઉત્પાદન સાથે જાડાયેલ સાર્વજનીક ક્ષેત્રની કંપનીઓ આ ઉપકરણોને વિદેશમાંથી આયાત કરે છે તેમણે આ માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવાની દરખાસ્ત મુકી છે સંરક્ષણ મંત્રીએ સિઓલમાં ભારતીય દુતાવાસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભારત અને કોરિયાઈ સંરક્ષણ ઉદ્યોગોના પ્રમુખોને સંબોધિત કર્યા તેમણે દક્ષિણ કોરિયાઈ ઉદ્યોગકારોને ભારત સરકારના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ માટે તમામ સંભવિત સુવિધા આપવા હૈયા ધારણ મળી હતી

ન્યાયાધીશ દીપક ગુપ્તા અને ન્યાયાધીશ અનીરૂધ્ધ બોઝની ખંડપીઠે ગઈકાલે સીબીઆઈને માર્ગ અકસ્માત કેસમાં તેની તપાસ બે અઠવાડીયામાં પુર્ણ કરીને યાજંશીટ દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો જેમાં દુષ્કર્મ કરનારને ઈજા થઈ હતી

આપણા કૃષિ વૈજ્ઞાનિકો આ દિશામાં સખત મહેનત કરી રહ્યા છે જ્યારે કૃષિ ક્ષેત્રના સંશોધન અને ખેડૂતોની મહેનત એકસાથે ભળી જશે ત્યારે તે ભારતને અન્નક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવશે